પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પર્વ આજે મંદિરોમાં ઉજવાશે

ત્યારબાદ હવે સમગ્ર શહેર માટે આ વ્યૂહ રચના અપનાવવામાં આવી છે

રાજ્યમાં કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે મધરાતે ગુજરાત વડીઅદાલતે રાજ્યભરમાં રથયાત્રા ન યોજવાના અગાઉના નિર્ણયમાં કોઇપણ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી ગુજરાત વડી અદાલતે મધરાતે રથયાત્રાની મંજૂરી માગતી તમામ અરજીઓ ફગાવી દીધી છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ આ વર્ષે મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે ભકતો ત્રણેય રથ પર બિરાજમાન ભગવાનના દર્શન કરી શકે તે માટે મંદિર પરિસરમાં વ્યવસ્થા કરવામાં આવી છે જો કે ભકતોને ઘરમાં જ રહી ટીવીના માધ્યમથી રથયાત્રાના દર્શન કરવા અપીલ કરાઇ છે રથયાત્રા પહેલા આજે સવારે યાર વાગે પૂજા અર્ચન સાથે મંગળા આરતી થઇ હતી

દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ફેરવિયારણા અરજી પર સુપ્રિમ કોર્ટે ઓરિસ્સામાં પૂરીની જગન્નાથ યાત્રાને શરતી મંજૂરી આપી છે

દક્ષિણ ગુજરાતના નવસારી નગરપાલિકામાં વિજલપોર નગરપાલિકાનો સમાવેશ કરીને નવસારી વિજલપોર સંયુકત નગરપાલિકાના અને તેના મુખ્યમથક તરીકે નવસારી રાખવામાં આવ્યું છે આ ઉપરાંત પોરબંદર નગરપાલિકામાં છાયા નગરપાલિકા સમાવિષ્ટ કરીને પોરબંદર છાયા નગરપાલિકા નામાભિધાન સાથે તેનું મુખ્ય મથક પોરબંદર રાખવાનો પણ નિર્ણય કર્યો છે આ નવી ત્રણ સંયુકત નગરપાલિકાઓમાં વહિવટદાર તરીકે સંબંધિત પ્રાંત અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે

રાજયસભાની યુંટણી હાલમાં જ પુરી થઇ છે જેમાં ભરતસિં હ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર હતા

મુખ્યમંત્રીએ સોલંકીને શ્રેષ્ઠ સારવાર સુવિધા રહે તે માટે સંપુર્ણ મદદની ખાતરી આપી છે અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા આપી હતી

બેઠકમાં જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી પાટણના સિધ્ધપુરના રાધનપુરના ધારા સભ્ય સહિત જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા અને બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પેવર બ્લોક પ્રાથમિક શિક્ષણ પાણી હતા પુરવઠા ગ્રામ્ય વિજળીકરણ ગંદા વસવાટ તેમજ વાતાવરણલક્ષી સુધારણા અને ભૂમિ સંરક્ષણ જેવા કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી હતી

તેઓએ મંજૂર થયેલા કાર્યો ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તેના પર ભાર મૂક્યો હતો

જખૌથી લખપત અને માંડવી સુધીના દરિયામાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા યાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન સતત બીજા દિવસે પણ ચરસના વધુ અંદાજે ચારસો પેકેટ મળી આવ્યા છે

દરમિયાન જખૌ મરીન પોલીસની ટીમને હજુ વધુ કેટલોક ચરસ ભરેલા કોથળા દરિયામાંથી મળ્યા હોવાનું જાણવા મળ્યું છે આ કોથળાના ચરસના પેકેટની ગણતરી હજુ બાકી છે

જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જયારે સૌરાષ્ટ્ર કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી છે ગઇકાલે કચ્છના માંડવીમાં યાર ઇંચ જેટલો વરસાદ થયો છે કચ્છ માંડવીમાં ભારે વરસાદને કારણે જાહેર રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયા છે